ડી વરસાણી કુમાર વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર તથા રાજયના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવ્રતિઓ વિભાગ ગાંધીનગર દવારા કરાયેલી ઉજવણીમાં રાજયમંત્રી વાસણભાઈ આહીર કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા કલેકટર રેમ્યા મોહન પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબીયા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે રાજય મંત્રી વાસણભાઈ આહીરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશને સમગ્ર વિશ્વએ સ્વીકારીને યોગના ફાયદા મેળવી રહયા છે સામજનો દરેક વર્ગ કોઈપણ જાતના ખર્ચ વગર યોગના માધ્યમથી સ્વસ્થ રહી શકે છે તેમ જણાંવતા યોગને જીવનનો હિસ્સો બનાવવા તેમણે આહવાન કર્યું હતું તો સાંસદ વિનોદ ચાવડાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સર્વેને શુભેચ્છા આપતાં સમગ્ર વિશ્વએ યોગને અપનાવ્યો છે ત્યારે રાષ્ટ્ર રાજય સાથે કચ્છમાં પણ લાખો લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયેલા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દવારા કરાયેલ સુંદર આયોજન બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા

જિલ્લામાં ઠેરઠેર વહીવટી તંત્ર ઉપરાંત સામાજીક શૈક્ષણિક સંસ્થાઓ દવારા યોગ પ્રશિક્ષણ તાલિમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું પૂર્વ કચ્છના ગાંધીધામની ગળપાદર જિલ્લા મધ્યસ્થ જેલ ખાતે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી જેલમાં સજા કાપી રહેલા કેદીઓને માનસિક શાંતિ અને સારૂં સ્વાસ્થ્ય રહે તે હેતુ સર યોગ કારાવાયા હતા તો ગાંધીધામની અમરચંદ સિંઘવી શાળા સંકુલમાં વિવિધ સામાજીક સંસ્થાઓ દવારા યોગ શિબિર યોજાઈ હતી તો આદિપુર માં પણ આજે યોગનો માહોલ છવાયો હતો ગોપાલ સ્ટેડીયમ ખાતે યોગ દિવસની અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા તાલુકાના નલિયા ખાતે જંગલેશ્વર મેદાન ખાતે મામલતદાર શ્રી સિધ્ધાર્થ ગઢવી અબડાસા તાલુકા વિકાસ અધિકારી કરણ પ્રજાપતિની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ નિમિતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રવચનનું લાઈવ પ્રસારણ અને ત્યારબાદ યોગાભ્યાસ કરાવાયો હતો મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે પણ યોગ ભગાવે રોગ ના નારા સાથે વહેલી સવારેથી ઉજવણી નો પ્રારંભ કરાવાયો હતો અંજાર ખાતે વહીવટી તંત્ર તથા પંડીત દીનદયાલ ઉપાધ્યાય સ્મૂતિ ન્યાસ કચ્છ દવારા ટાઉન હોલ ખાતે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે સરહદને અડીને આવેલા હડડપીય સંસ્ક્રતિના નગર ધોરાવીરા ખાતે પણ શાળાના બાળકો તેમજ પ્રવાસીઓ દવારા યોગ દિવસની ઉજવણી કરાઈ હતી

પશ્ચિમ કચ્છમાં સરહદ નજીક ખાવડા ખાતે કોટેશ્વર નારાયણ સરોવર ખાતે બી

યોગ ધ્વારા નીરોગી રહે તે છે

સાથે દક્ષિણાયનનો પણ પ્રારંભ થશે ત્યારબાદ દિવસ નાનો થતો જશે અને રાત્રિ મોટી થતી જશે અત્રે જણાવીએ કે દક્ષિણાયનમાં રાત્રી મોટી અને દિવસ નાનો હોય છે જયારે ઉતરાયનમાં દિવસ મોટો હોય છે